આ ખાસ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ ને પ્રશ્નો કરવાની તક આપવામાં આવશે વાતચીત અને યર્યા દરમિયાન પ્રધાનમંત્રી શ્રી મોદી વિદ્યાર્થીઓની સાથે પરીક્ષા અંગેના કેટલાક ખાસ મુદ્દા પર વાત પણ કરશે તેમજ સાથે સાથે ઉપયોગી સલાહ સુચન પણ કરશે

અને રેલ્વે અધિકારીઓને સાથે રાખી નવી બ્રોડગેજ લાઈન અંગે વિશેષ માહિતી મેળવી હતી

ગૂહ રાજ્ય મંત્રી જી કિશન રેડ્ડી એ જમ્મુ કાશ્મીરના મુખ્ય સચિવ બી

આર સુબ્રમા્યમને એક પત્ર પાઠવીને જણાવ્યું છે કે તમામ મંત્રીઓ જમ્મુ કાશ્મીરના તમામ જીલ્લાની મુલાકાત લેશે અને કેન્દ્રશાસિત પ્રદ્સેહના તથા ત્યાં વસતી પ્રજાના સર્વાંગી વિકાસ માટે કેન્દ્રની યોજનાઓની અગત્યતા માટે અને તેના માટે કેન્દ્ર સરકારે લીધેલા પગલા અંગે લોકોને માહિતગાર કરવામાં આવશે

ગત વર્ષમાં થયેલા વાવાઝોડાની અસર કમોસમી વરસાદ અને કરા પડવાને લીધે ખેડૂતોને પાક કાપણી અને સંગ્રહના તબક્કે નુકસાનીનો સામનો કરવો પડ્યો હતો

જયારે કર્મચારી કે અધિકારીની તાલીમ રાજ્ય સરકાર દ્વારા નિયત કરવામાં ન આવી આવી હોય ત્યારે જો કર્મચારી કે અધિકારી સ્વેચ્છા એ તાલીમ માટે રજા પર ઉતરે તો તેની રજાને મળવાપાત્ર ગણાશે કોઈ પણ તાલીમના સમયગાળાને ઓનડ્યુટી ગણવો કે નહિ તેનો નિર્ણય સામાન્ય વહીવટ વિભાગ અને નાણાવિભાગ ના પરામર્શમાં રહીને કરવાનો રહેશે જો કે સરકાર દ્વારા તાલીમ નિયત કરવામાં આવી હોય ત્યારે નાણાવિભાગ અને સામાન્ય વહીવટ વિભાગોની મંજુરીની આવશ્યકતા નથી પરંતુ વિભાગ કે ખાતાના વડા તાલીમ માટે કોઈને મોકલે તો તેમાં મંજુરીની આવશ્યકતા રહે છે

આ અગાઉ ઓસ્ટ્રેલીયાએ પ્રથમ મેય જીતી લીધી હતી તેથી આ શ્રેણી સરભર થઇ છે ભારતના ખેલાડી કે રાહ્લને મેન ઓફ ધ મેચનો ખિતાબ એનાયત થયો છે